પ્રાદેશિક સમાચાર અર્પણ નાયક વાંચે છે

લોકસભાની આવતીકાલે યોજાનારી ચોથા તબક્કાની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજવા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે

કાશ્મીરની અનંતનાગ બેઠકની ચૂંટણી પણ આવતીકાલે યોજાશે આ ચૂંટણી માટેનો જાહેરપ્રચાર ગઇકાલે સાંજે પૂરો થયો હતો બિહારમાં દરભંગા ઉજ્જરપુર સમસ્તીપુર બેગુસરાઇ તથા મુંગેર બેઠક પર મતદાન થશે પશ્ચિમ બંગાળના રાયગંજ લોકસભા મતવિસ્તારના ત્રણ મતદાન મથકો પર આવતીકાલે ફરીથી મતદાન થશે

રાજ્યમાં ગરમીને કારણે બેભાન થવાની સાથે ચક્કર ખાઇને પડી જવાના બનાવો બન્યા છે

આગામી બે થી ત્રણ દિવસો દરમિયાન રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા હવામાન વિભાગે કરી છે

જેમાં બીનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં વધુ પડતા પ્રવાહીનો ઉપયોગ કરવો લીંબુ શરબત શેરડીનો તાજો રસ તાજા ફળોનો રસ સતત પાણી પીતા રહેવું લાંબા સમય સુધી તડકામાં ઉભા ન રહેવું આખું શરીર ઢંકાય તેવા કપડા પહેરવા આંખો ઉપર ગોગલ્સ અને માથા પર ટોપી પહેરવી નાના બાળકો સગર્ભા સ્ત્રીઓ વૃદ્વોએ ઘરની બહાર નીકળવાનું ટાળવું તેમજ લાંબો સમય સુધી ભુખ્યા રહેવું નહીં જેવા તકેદારી પગલા લેવા અપીલ કરાઇ છે અમરેલી જિલ્લામાં ઓછા વરસાદના પગલે ઉનાળામાં શાકભાજીનું વાવેતર ઓછું થયાના સમાચાર મળી રહ્યા છે અમારા અમરેલી જિલ્લાના પ્રતિનિધી જણાવે છે કે અમરેલી જિલ્લામાં ઓછા વરસાદના કારણે જળાશયો ખાલીખમ થયા છે

જેના કારણે કુવામાં પાણીના સ્તર નીચા ગયા છે

રાજ્યપાલ ઓ

કોહલીએ જણાવ્યું છે કે સમૃધ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે ઉચ્ચ શિક્ષણના માધ્યમ દ્વારા માનવ સંશાધનનો વિકાસ ફાળો અનિવાર્ય છે

તેમણે ડિપ્લોમાં ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓને અભિનંદન આપતા જણાવ્યું કે યુનિવર્સિટી દ્વારા અપાયેલ શિક્ષણનો મહત્તમ ઉપયોગ સમાજ ઉત્થાનમાં થવો જોઈએ રાજ્યપાલે ઉમેર્યું હતું કે યુનિવર્સિટીનું કામ માત્ર વ્યવસાયિક કૌશલ્ય આપવાનું નથી પરંતુ કરૂણા સંવેદના ગુણો વિદ્યાર્થીઓમાં ખીલવા જોઈએ યુનિવર્સિટી સામાજિક જવાબદારીઓ વધુ નિભાવે એ જરૂરી છે જે માટે યુનિવર્સિટીના એક્સટેન્શન કાર્યક્રમો મહત્વની ભૂમિકા અદા કરે એમ જણાવ્યું હતું

પશુપાલન કમિશનર ડોક્ટર સુરેશ એસ

છેવાડાનો માનવી પણ આ ક્ષેત્રમાં મહેનત કરી સરળતાથી આર્થિક વિકાસ સાધી શકે છે કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર એચ

કેલાવાલાએ જણાવ્યું હતું કે પશુપાલન ક્ષેત્રે આ યુનિવર્સિટી દિશા દર્શક પૂરવાર થઈ છે

તેની સાથે એક સ્ક્રલ પણ ઉભી કરવામાં આવશે અમારા મહેસાણાના પ્રતિનિધિના જણાવ્યા મુજબ મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલ સંકુલનું ખાતમુહૂર્ત અને શિલાયન્સ મારૂતિ સુઝુકીના ચેરમેન આર

ભાર્ગવ અને એમ ડી

આ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર ટ્રોમા સેન્ટર મધર એન્ડ ચાઇલ્ડ કેર યુનિટ સહિત આરોગ્યની વિવિધ સુવિધાઓ મળી રહેશે

જેમાં કચ્છમાં ત્રણ તાલુકા દત્તક લેવાયા છે

ભાવનગર ખાતેની શ્રી કૃષ્ણકુમારસિંહજી ઉદ્યોગશાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર શાખાના સંયુક્ત ઉપક્રમે ગઇકાલે જીવનનો ધબકાર મારી સ્મરણ યાત્રા પુસ્તકના પ્રેરક પ્રસંગો આધારીત રાજ્ય સ્તરીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

દરમિયાન સંસ્થાના કાર્યકર લાભુભાઈ સોનાણી દ્વારા લખાયેલ સંવેદનાની શોધ પુસ્તકનું વિમોચન જાણીતા કવિ શ્રી કૃષ્ણ દવે હસ્તે કરવામાં આવ્યું હતું વરાછાની હીરાની કંપનીમાં છેલ્લા ત્રણ વર્ષથી સ્ટોક મેનેજર તરીકે કામ કરતો કર્મચારી એક કરોડની કિંમતના હીરાની ચોરી કરી નાસી ગયો છે આ અંગે કંપનીના માલિકે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

ડાંગ જિલ્લામાં એપ્રિલ મહિનામાં પાણીની સમસ્યા શરૂ થઇ ગઇ છે હાલમાં જિલ્લામાં આવેલા મોટાભાગના તળાવો નદી કોતરો સુકાઇ ગયા છે બોરમાં પાણીના તળ ઉંડા ઉતરી ગયા છે ડાંગના અંતરિયાળ ગામોમાં પશુપંખીઓ માટે પાણીની તંગી ખૂબ જ વર્તાવા લાગી છે લોકો નાના ચેક ડેમમાંથી પાણી લાવી તેમજ ઊંડા કૂવામાંથી પાણી લાવી ગુજરાન ચલાવી રહ્યાં છે રાજ્યના જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા સહિત ચાર ક્રિકેટરોના નામની ભારતીય ક્રિકેટ નિયંત્રણ સંસ્થા બી સી સી

એ અર્જૂન પુરસ્કાર માટે ભલામણ કરી છે સર્વોચ્ચ અદાલત દ્વારા નિમાયેલી વહીવટદારોની સમિતિની આજે દિલ્હીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો